રપ કલાકે રાજ્યમાં ચૂંટણીનો માહોલ રાજ્યમાં લોકસભા ચૂંટણી યોજાવવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યોર અને નામાંકન રજૂ કરવાનો આવતીકાલે અંતિમ દિન હોવાથી આજે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ વિધિવત દાવેદારી નોંધાવી હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે આજે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી રાજુ પરમાર લલિત કગથરા ભરતસિંહ સોલંકી તથા ભાજપમાંથી પ્રભુ વસાવા રાજુ ચુડાસમા સહિતનાઓએ રેલી સરઘસસભા સંમેલનો સાથે આગેવાનોની હાજરીમાં પોતાના નામાંકન રજૂ કર્યા હતા

સમગ્ર દેશની સાથે કચ્છમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીરે ધીરે રંગ જમાવી રહ્યો છે કચ્છ મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા બાદ આ પક્ષના મુખ્ય હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી આવતીકાલે કલેકટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરશે આ પ્રક્રિયા પૂર્ણ થયે બન્ને મુખ્યપક્ષ વચ્ચે વિવિધ કાર્યક્રમો દ્વારા ખરાખરીનો જંગ જામશે

કચ્છની છ વિધાનસભા મતવિસ્તારદીઠ તમામ બાબતો પર નજર રાખવા ટીમો તૈનાત કરવામાં આવી છે જિલ્લાના ચૂંટણીતંત્ર પાસેથી મળેલી વિગતો પ્રમાણે ઉચ્ચ કક્ષાના બહારના રાજ્યોમાંથી પાંચ નિરીક્ષક આવી ચૂક્યા છે જેમાંથી બે ઓબ્ઝર્વર સામાન્ય દેખરેખ રાખશે

તે ઉપરાંત થનારા ખર્ચ પર બાજનજર રાખવા બે નિરીક્ષક છે અને એક આઇ પી એસ અધિકારી જે કાયદો વ્યવસ્થાની બાબતમાં ધ્યાન રાખી રહ્યા છે

જેમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા તેમના ડમી તરીકે અશોક હાથી અને એચ એન ડીના ઉમેદવાર પ્રવીણ ચાવડા તેમજ આજે નોંધાયેલ અપક્ષ ઉમેદવાર ગાંધીધામ સુંદરપુરીના બાબુલાલ વાઘેલાનો સમાવેશ થાય છે

જેટ એરવેઝના સ્થાનિક મેનેજર કાન્ગશીએ જણાવ્યું હતું કે ભુજ મુંબઇ વચ્ચે ઉડાન ભરતી જેટ એરવેઝની એપ્રિલ માસની ઉડાનો રદ્ કરી દેવાઇ છે અને બુકિંગ કરાવનાર બધા જ પ્રવાસીઓને રિફંડ અપાઇ રહ્યું છે આ ઉપરાંત અન્ય સેકટર અમદાવાદ કે વડોદરાથી મુંબઇ જવા માગતા પ્રવાસીઓને તે તરફ ટ્રાન્સફર કરી દેવાય છે

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ આફિસર્સ એસોસીએશને ડીપીટી અધ્યક્ષને એક પત્ર પાઠવીને આ નજીવી વચગાળાની રાહતનો અસ્વીકાર કરતો નિર્ણય જાહેર કર્યો છે કુલ્પના શાહ લૂથી બચવાના ઉપાયો જિલ્લા આરોગ્ય અધિકારી ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂથી બચવા આરોગ્ય વીભાગે અપીલ કરતા જણાવ્યું છે કે વધતા જતાં તાપમાનને પગલે લૂમાં લોકોને સ્વસ્થ રક્ષણ માટે ખાસ કરીને સગર્ભા માતાઓ નાના બાળકો વૃધ્યો શ્રમજીવીઓએ તાપથી બચવા જરૂર વગર ઘરની બહાર ન નીકળવું ખુલા અને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા દિવસ દરમિયાન પુષ્કાળ પ્રમાણમાં પ્રવાહી અને પાણી પીવું ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો રૂમમાં કે ઘરમાં ગરમ દવા આવતી હોય તે દિશાના બારી બારણાં બંધ રાખવા પ્રવાહીવાળા ફળો જેવા કે તરબૂચો શક્કરટેટી વગેરેનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય તો જ બહાર નીકળવું પરંતુ સનગ્લાસ માથાપર સફેદ કેપ તેમજ કાનમાં રૂના પૂમડાં ભરાવીને રાખવા પગમાં બૂટ ચંપલ સેન્ડલ અવશ્ય જ પહેરવા ભુખ્યા પેટે ઘરથી બહાર ન નીકળવું ઝાડા અથવા સુસ્તી જણાય તો ઓ

એસના દ્રાવણનો ત્વરિત ઉપયોગ કરવો વાસી ખોરાક ફળો ગોલા ઠંડાપીણા વગેરેનો ઉપયોગ શારીરીક તકલીફ જણાય તો નજીકના સરકારી દવાખાનાઓનો તાત્કાલિક સંપર્ક કરવા મુખ્ય જિલ્લા ઓરગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે